જેમાં આન બાન શાન સાથે દેશના સંરક્ષણ માટે એમણે આપેલી સેવાઓ બદલ દેશભક્ત સૈનિક માફક આખરી સલામી સાથે વિદાય અપાઇ છે

તેવું કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું હતું તાજેતરમાં જ સંસદનાં સત્રમાં ત્રણ શ્રમસંફિતા વિધેયકોને પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઔદ્યોગિક સંબંધસહિંતાસામાજિક સુરક્ષાસહિંતા વ્યાવસાયિક સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય એને કાર્ય સ્થિતિ સહિતાનો સમાવેશ કરાયો છે આ લેબર ક્રોડ લાગુ કરવાથી શ્રમ ક્ષેત્રમાં સુધારાનો અંતિમ તબ્બકો પૂર્ણ થઇ જશે અને ત્યારબાદ આગામી ડીસેમ્બરથી વેતન સફિંતાનાં નિયમોને પણ ડીસેમ્બર સુધીમાં આખરી ઓપ આપવાની તૈયારી કરી લેવાઈ છે

અગાઉ લાભપાંચમેથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની હતી જો કે ધરતીપુત્રો દ્વારા થયેલા વિરોધ બાદ ખરીદ પ્રક્રિયા વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો

આ જથ્થો ભારત સરકારના નિયમ મુજબ ફેર એવરેજ ક્વોલિટી મુજબ ખરીદ થશે

એક ઓકટોબર એટલે કે આગામી ગુરૂવારથી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થવાનો હોઈ આ માટે કચ્છનું પુરવઠા તંત્ર પણ સજ્જ બન્યું છે

એજારીયા તેમજ તેમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલઓફિસર સુપેરેવાઈઝરના માર્ગદર્શન સુપરવિઝન ફેઠળ ભચાઉ તાલુકાના તમામ ઘરો માંથી શંકાસ્પદ કોરોનોનાદર્દીઓને શોધવા માટે ઘરો ઘર સર્વે ની કામગીરી ફાથ ધરાઈ છે

તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કોઈને પણ તાવ શરદી ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ જણાય તોતાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધી ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ છે તેવું ડો

અંજારીયા તાલુકાંફેલ્થ ઓફીસર ભચાઉ કચ્છ દ્વારા જણાવાયું છે

આરતી ભદ્દ કરછના જાણીતા ક્રિકેટ પ્રશિક્ષક અને ક્રિકેટર શંકર રાઠોડનું આજે એવશાન થયું છે તેમણે કરછની ટીમોને કરછમાં અને કરછ બહાર ક્રિકેટની રમત મોટે માર્ગદર્શન પૂરું પાંડવું હતું સદગત રાઠીડ કર્મચારી સંગઠન સાથે પણ સંકળાયેલા હતા અને કલાજગત સાથે તેમણે સંબધો કેળવ્યા ફતા તેમના અવશાન થી ક્રિકેટ જગતને આધાત ની લાગણી અનુભવી હતી